મળતી માહિતી મુજબ આ વિભાગને આફ્રિકી દેશ સોમાલિયામાં તીડનું વિશાળ ઝુંડ જોવા મળ્યું હતું આ તીડ દરિયાઇ માર્ગે દ્વારકાથી જામનગર સુરેન્દ્રનગર કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા અને અરવલ્લી સુધી આવવાની દહેશત છે

સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે જણાવ્યું છે કે કોરોના લોકડાઉન જાહેર થવાને લીધે બંધ થયેલી આંગણવાડીમાં અનાજ અને તેલ સહિતની કાયી ખાદ્યસામગ્રીનો જથ્થો પડી રહ્યો હતો જેના ઉપયોગ વડે સુખડી બનાવવાનું નક્કી થયું છે તેમણે ઉમેર્થું હતું કે જ્રન મહિનામાં સાત દિવસ સુધી પ્રતિબાળક એક કિલો સુખડીનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે

કે દ્વારા જાહેર કરવામાં આવેલ છે આ વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સરકારી ફરજ સિવાયની તમામ પ્રકારની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે